ઓ પી ખાતે સુરક્ષામાં તેનાત જવાનો સાથે મનાવશે મુખ્યમંત્રીશ્રી આ સુરક્ષા જવાનો સાથે સંવાદ વાર્તાલાપ પણ કરવાના છે

પાલીતાણા આવેલ પ્રસિધ્ધ શ્રી કાળભૈરવ મંદિર ખાતે વિશેષ અર્ચન પૂજનનો કાર્યક્રમ યોજાયો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાજર રહેવાના છે અત્યારે સાંજે યોજાનારા આ કાર્યક્રમાં મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રિયમંત્રી ડૉ મનસુખ માંડવિયા તેમજ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે શનિદેવના મંદિરો તથા હનુમાનજી મંદિરોમાં આજે કાળી ચૌદસ નિમિત્તે વિશેષ હવન અને પૂજા રાખવામાં આવી છે મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરના દર્શને ભક્તો મોટી સંખ્યામાં ઉમટચા છે આજે વિશેષ કેસરપૂજા કરવામાં આવે છે આ માટે ઉછામણી પણ બોલાવવામાં આવી હતી સાળંગપુર હનુમાન મંદિરે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે

વિજય ભાઈ રૂપાણી એ આગામી મહિનાથી તમામ જિલ્લા પંચાયતો માં પણ આવી બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓન લાઈન કરવા નો નિર્ણય કર્યો છે

સરકાર દ્વારા પશુઓ માટે ઘાસચારો રોજગારી પીવાના પાણી તેમજ વહીવટી ક્ષેત્રે તાત્કાલીક પગલા લીધા છે

જેમાં ટપ્પરથી અંજાર સુધી નવી લાઈન નાખવામાં આવશે

આ અંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોકટર અરૂણકુમાર કુર્મીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સોમવારે ભુજ શહેર તથા મુન્દ્રા તાલુકાના મોખાના દર્દીનો એચવન એનવનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો